ભુર્ગભ જળના સ્તર નીચા ગયેલા હોવાથી ખેડૂતોને વધુ ઉંડાણેથી પાણી ખેંચવા વધુ તાકાત ધરાવતો વીજ મોટર લગાવવો પડતો હોવાથો આ નિર્ણય લેવાયો છે કિશાનો માટે તાજેતરના કમોસમી વરસાદ થયેલા નુકશાની સામે ઉદારતમ સહાય પેકેજ જાહેર કર્યા બાદ ગઈકાલે એક સમાન વીજ દર વસુલવાનો નિર્ણય કરીને રાજય સરકારે ખેડૂતોના હિતની રક્ષા માટે પ્રતિબિંબ છે તેની પ્રતિતિ કરાવી છે

ગુજરાતના દરિયા કાંઠા માટે આગવી હોય તેવી પહેલી વિમાન ટુકડીની રચના કરવામાં આવી છે

દરિયાઈ યુધ્ધ માટે પ્રહાર શકિત ધરાવતા આ વિમાન અરબી સમુદ્રમાં પહેરો ભરશે અને શંકાસ્પદ હિલચાલ ઉપર લાજ નજર રાખશે ગજરાત માટે અલાયદી એર સ્કવોર્ડન ફાળવીને નોકાદળે ઈન્ટરનેશનલ મેરીટાઈમ બાઉન્ડ્રી ઉપર થતી હિલચાલને રોકવા ખાસ ધ્યાન આપ્યું છે

વિશ્વ આરોગ્ય સંસ્થા ડબલ્યુ એચ ઓ એ આપઘાત રોકવા માટે રાષ્ટ્રિય નીતિ ઘડવા અગે એક પ્રસ્તક પણ પ્રકાશિત કર્યું છે અને વિશ્વના દરક દેશોનુ આ અંગેની નીતિ ઘડવા માટે ભલામણ કરી છે

કચ્છ જિલ્લાની આ સૌથી મોટી હોસ્પિટલમા રાષ્ટ્રિય આરોગ્ય માન્યતા વોર્ડના ધારાધોરણ મુજબ મુજબ દરવાજા પાસે લાઈટીંગ બોર્ડ વિવિધ સ્થળોએ હેલ્પલાઈન નંબર હોસ્પિટલ અને નિર્ધારિત સ્થળોએ ભારતીય દંડ સંહિતાના કાયદા કાનુનની જોગવાહી તથા એક વિભાગમાંથી બીજા વિભાગમાં જવા માટેના લખાણ સાથેના ચિન્હોને નિર્દેશિત કરાવામા આવ્યા છે

આશ્તોષ અંતાણી કચ્છ હવામાન જમ્મ્ કાશ્મીર તેમજ ઉતર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને લીધે કચ્છ જિલ્લામાં પણ શિયાળો પોતાની પકડ વધુ મજબુત બનાવતો જાય છે જો કે દિવસ દરમ્યાન લોકોને ધીમા પંખાનો સહારો લેવો પડે તવી સામાન્ય ગરમીનો અનુભવ થઈ રહયો છે આ અંગે હવામાન વિભાગોના જણવ્યા અનુસાર કચ્છમાં પવનની દિશામાં થઈ રહેલા મતત પરિવર્તનના કારણ જિલ્લામાં મિશ્ર વાતાવરણ અનુભવાઈ રહયું છ